નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં વિશ્વ પુસ્તક મેળાનો આરંભ થયો છે

ભારતે પાકિસ્તાન સરકારને શિખ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલા લેવા જણાવ્યું છે વિદેશ મંત્રાલયે કહયું છે કે ભારત નાનકાન સાહેબ ગુરૂદ્વારામાં ગઇકાલે થયેલી હિંસાની ઘટનાને લઇ ચિંતીત છે મંત્રાલયે કહ્યું કે ગુરૂદ્વારામાં શિખ સમુદાયના સભ્યો પર હુમલામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઇએ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંઘે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને નાનકાના સાહિલ ગુડુદ્વારા ખાતે યાત્રાળુઓનો લીડ હુમલાથી બચાવ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે શીરોમણી અકાળી દળના અધ્યક્ષ સુખબરી સિંઘ બાદલે આ હુમલાને આધાતજનક ગણાવ્યો છે શ્રી બાદલે કહયું કે પાકિસ્તાનના શીખ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પાકિસ્તાન સરકારની જવાબદારી છે દિલ્હી શીખ ગુરુધ્વારા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ મનજીન્દર સિંઘ સીરસાએ કહયું કે પાકિસ્તાનમાં શીખ સમુદાયનો ધમકાવવાના પ્રયાસના વિરોધ માટે સમુદાય ધ્વારા શકય તમામ પ્રયત્નો કરાશે બ્રિટીશ લેબર પાર્ટીના સાંસદ પ્રીત કોર ગીલે પણ નાનકાના સાહેબ ગુરૂદ્વારા ખાતે કરાચેલા પથ્થર હ્મલા અંગે ચિંતા વ્યકત કરી છે ટવીટ સંદેશમાં સુશ્રી ગીલે કહ્યું કે પાકિસ્તાનમાં લધુમતી શીખ સમુદાય પર હુમલો ચિંતાજનક છે તેમણે આ હુમલાનો વીડીયો પણ શેર કર્યો હતો

શ્રી મોદીએ કહ્યું કે દેશના વૈજ્ઞાનીકોએ સફળ અવકાશ કાર્યક્રમો બાદ હવે ઉડા સમુદ્રોના સંશોધનો પર ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ શ્રી મોદીએ કહયુ કે જળ જીવન અભિયાનનું પીઠબળ ટેકનોલોજી છે અને પાણીના રીસાઇકલીંગ માટે સસ્તી અને અસરકારક તકનીકો વિકસાવવી તે વૈજ્ઞાનીકોની જવાબદારી છે તેમણે કહયું કે જળ વ્યવસ્થાપન જળ શાસન એ વૈજ્ઞાનીકો માટેનો નવો મોર્ચો છે પ્રધાનમંત્રીએ નવીનીકરણ સુચકાંકમાં દેશનું રેકીંગ વધારવામાં મદદરૂપ થવા બદલ વૈજ્ઞાનીકોને અભિનંદન પાઠવ્યા હતા

ભાજપ કાર્યકારી અધ્યક્ષ જે પી નડૃાએ રેલીને સંબોધન કર્યુ હતું તેમણે સ્પષ્ટતા પુર્વક જણાવ્યું કે સીએએ કોઇપણના અધિકાર લેતુ નથી પરંતુ તેનો હેતુ પાડોશી દેશોમાં ધાર્મિક સતામણીનો ભોગ બનેલા લોકોને માનવીય ધોરણે સમર્થન આપવનો છે તેમણે વિરોધ પક્ષો સીએએ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રીવેન્દ્ર સિંઘ રાવતે કહયું કે સીએએ એ દેશના કોઇપણ નાગરીકની વિરુધ્ધ નથી તેમણે કહયુ કે પાડોશી દેશોના ધાર્મિક સતામણીનો ભોગ બનેલા લઘુમતી સમુદાયના લોકોને નાગરીકતા અપાવવાનો પ્રધાનમંત્રી મોદીએ કરેલો નિર્ણય ઐતિહાસીક છે તેઓ ગઇકાલે અલમોરા ખાતે પત્રકાર પરીષદમાં બોલી રહ્યાં હતા

ભાજપ ધ્વારા સીએએ મુદ્દે આવતીકાલથી રાજદ્વારી જનજાગરા અભિયાનને પ્રારંભ કરાશે આ અભિયાનમાં વિવિધ મંત્રીઓ નેતાઓ પદાધિકારીઓ ભાગ લેશે ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથસીંઘ આવતીકાલે લખનૌ ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરાવશે પક્ષના કાર્યકારી અધ્યક્ષ જે પી નડૃા ગાઝીયાબાદ ખાતેથી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર ખાતે કેન્દ્રીય મંત્રી એમ

નકવી અને ધર્મેન્દ્ર પ્રધાન રાયપુર અને વારાણસી ખાતે આ અભિયાનમાં ભાગ લેશે

બગદાદમાં અમેરીકી રાજદુતવાસમાં આ અઠવાડીયે ઇરાન સમર્થિત લશ્કર અને તેમના સમર્થકો ધ્વારા બળજબરીથી કરાયેલા પ્રવેશ બાદ કુવેતમાં મુકાયેલા સાતસો સૈનિકો ઉપરાંત આ વધારાના સૈનિકો મુકાઇ રહયાં છે

અમેરીકાએ ઇરાન અમેરીકી હિતો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હ્રોવાનો દાવો કર્યો છે આ ફુમલાથી અમેરીકા અને ઇરાન વચ્ચે તણાવમાં વધારો થયો છે અને ઇરાને પોતાના કમાંડરની હત્યાનો બદલો લેવાની ધમકી આપી છે અમેરીકાના વિદેશ મંત્રી માઇક પોમ્પીઓએ હવાઇ હુમલાને કાનૂની રીતે યોગ્ય ગણાવતા કહયું કે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં અમેરીકા અને તેના હિતો વિરૂધ્ધ જોખમ ઉભુ થયું છે પોમ્પીઓએ ગઇકાલે વિશ્વના નેતાઓ સાથે વાતચીત કરી અને ડોનાલ્ડ ટ્રમ્પના હવાઇ હુમલાના આદેશના કારણોનો બયાવ કર્યો હતો અમેરીકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટે ઓ બ્રીએને પણ કમાંડર જનરલ સુલેમાની મારવાના શ્રી ટ્રમ્પના નિર્ણથનો બયાવ કર્યો છે તેમણે કહયું કે સુલેમાનીની હત્યા વધુ લોફીયાળ લડાઇને અટકાવવા અને બયાવ માટે કરાઇ છે શ્રી ઓબ્રીને આરોપ મુકયો કે મધ્ય એશિયાનો પ્રવાસ કરી રહેલા સુલેમાની હમણા જ દામાસ્કસ થી ઇરાક પહોચ્યા હતા તેઓ અમેરીકી સૈનિકો અને રાજદ્વારીઓ પર ઠૂમલાની યોજના બનાવી રહયાં હતા

નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો એશિયાનો સૌથી મોટો પુસ્તક મેળો છે

મંત્રીએ વધુમાં કહ્યું કે ભારત વિશ્વ ગુરૂ રહ્યું છે અને સમગ્ર વિશ્વએ ભારત પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી છે તેમણે કહ્યું કે વિશ્વ આતંકવાદના ભયનો સામનો કરે છે અને ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારોનું પાલન કરવાની જરૂર છે

આ વિષય વસ્તુ હેઠળ ભારતીય સાહિત્ય અને ભારતીય તથા વિદેશી લેખકો પર ગાંધીજીનો પ્રભાવ તથા લેખક સંપાદક પત્રકાર પ્રકાશક કોમ્યુનિકેટર તરીકે શ્રેષ્ઠ મહાત્મા ગાંધી ઉપર ભાર મુકવામાં આવ્યો છે પ્રખ્યાત ગાંધીવાદી પ્રોફેસર ગીરીશ્વર મિશ્રા ઉદ્દઘાટન સમારંભના મુખ્ય મહેમાન હતાં